રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીએ દેશવાસીઓને દિપોત્સવી પર્વની શુભકામના પાઠવી છે

આ તહેવાર અંધકારરૂપી અજ્ઞાનમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જવાના પ્રતીક સમાન છે આ શુભ અવસરે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમં ત્રીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિપાવલીની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને પાઠવેલા શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે વિવિધ ધર્મો અને સંપ્રદાયોના લોકો દ્વારા ઉજવવામાં આવતા તહેવાર આપણા દેશના લોકોમાં એકતા સદ્વાવના અને બંધુત્વની ભાવનાને મજબૂત બનાવે છે તેમણે કહ્યું કે ઉત્સવો આપણને માનવતાની સેવા માટે કાર્ય કરવા પ્રેરણા આપે છે રાષ્ટ્રપતિએ દિપોત્સવીનું ભવ્ય પર્વ દેશના દરેક ઘરને ખુશી શાંતિ અને સમુદ્ધિ આપે તેવી શુભકામના વ્યક્ત કરી છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ દિપાવલી નિમિત્તે દેશવાસીઓને શુભકામના પાઠવતાં અને ઉત્સાહ સાથે ઉજવાતો આ તહેવાર બૂરાઈ પર ભલાઈની જીતનું પ્રતિક છે તેમણે કહ્યું કે આ પર્વ ભગવાન રામના જીવનના શ્રેષ્ઠ આદર્શો અને મૂલ્યો પ્રત્યે વિશ્વાસને મજબૂત બનાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટમાં આશા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે દીપાવલીનો તહેવાર આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધારશે તેમણે આ શુભ અવસરે દેશવાસીઓને સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની શુભકામના કરી છે

આ ત્રિદિવસીય દીપોત્સવ માટે રામલલ્લા મંદિર અને ઘાટોને લાખો દિવાથી સજાવાયા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગઇકાલે સાંજે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા દૂરદર્શન પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું

એક ટ઼વીટમાં શ્રી મોદીએ કહ્યું કે આપણે વીર જવાનોના સન્માનમાં દીપ પ્રગટાવીએ જે યોદ્વાઓ નિર્ભય થઈને આપણા રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે અને દેશનું રક્ષણ કરે છે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 પ્રધાનમંત્રીએ જેસલમેર સરહદ પર જઈ જવાનોને દિપાવલીની શુભેચ્છા પાઠવી હતી અને જવાનોનું મોં મીઠું કરાવ્યું હતું લોંગાવાલા ચૉકી પર પાકિસ્તાન સેનાને ભારતીય સૈન્યએ આપેલા જડબાતોડ જવાબની તેમણે પ્રશંસા કરી હતી

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જવાનોને સંબોધન કરતાં કહ્યું કે ભારતના પોતાના સશસ્ત્ર દળો ઉપર ગર્વ છે જે દેશનું રક્ષણ સાહસપૂર્ણ કરે છે પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું કે ભારતીય સૈનિકોની વીરતા હંમેશા દરેક પડકાર સામે જીતી ગઈ છે પછી તે હિમાલયની ટેકરીઓ હોય રણ હોય જંગલ હોય કે સમુદ્રની ઊંડાઈ હોય પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે લોગેવાલામાં મહાલ વીરતા બતાવી છે હવે પણ સૈનિકોની ઉત્કૃષ્ટતા પર ઇતિહાસ લખાઈ રહ્યું છે અને ભણાવવામાં અને વાંચવામાં આવી રહ્યું છે સૈનિકોના પરિવારના બલિદાનને સલામ કરતા તેમણે કહ્યું કે તેમની દિવાળી ત્યારે જ પૂરી થાય છે જ્યારે તેઓ આ સૈનિકોની સાથે રહે છે શ્રી મોદીએ કહ્યું કે વિસ્તારવાદી તાકતોથી આજે સમગ્ર વિજય દુઃખી છે તેમણે કહ્યું ભારત આ વિચારસરણીની વિરૂધ્ધમાં એક મજબૂત અવાજ બની રહ્યું છે

કેન્દ્રીય ક઼ષિ મંત્રી તોમર રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશે ગઇકાલે નવી દિલ્હીમાં પંજાબથી જોડાયેલા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી વાતચીત દરમિયાન એ વાત પર ભાર મૂકાયો હતો કે ગ્રામીણ અર્થવ્યવસ્થાને ઊંચી લાવવા માટે કેન્દ્ર સરકાર હંમેશાં ખેતીને પ્રાધાન્ય આપે છે શ્રી તોમરે કહ્યું કે સરકાર ખેડૂત કલ્યાણ માટે ઘણા ઉપાયો કરી રહી છે તેમણે આ પણ કહ્યું કે ખેડૂત કાયદાઓથી ફક્ત ખેડૂતોને તેમની ઉપજ લાભદાયક કિંમતે આપવાની આઝાદી મળશે એટલું જ નહીં પરંતુ ખેડૂતોના હિતોની રક્ષા પણ થશે નવા ખેડૂત કાયદાથી ખેડૂતોને સારી સેવા આપવા માટે બજારોને પ્રોત્સાહિત કરાશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

વર્યુઅલ સમિટની અધ્યક્ષતા વિચેતનામના પ્રધાનમંત્રી ગુચેન જુઆન ફક કરશે

ભારત તેનો સ્થાપક સભ્ય છે

આજના દિવસને બાળદિન તરીકે પણ ઉજવવામાં આવે છે

વૈંકેયા નાયડુએ જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ આપી હતી એક ટ્વીટમાં શ્રી નાયડુએ કહ્યું કે આધુનિક ભારતના નિર્માણમાં તેમના યોગદાન માટે તેઓ હંમેશા યાદ રહેશે તેમણે બાળદિન નિમિત્તે બાળકોને શુભેચ્છા પાઠવી છે તેમણે કહ્યું કે બાળકો રાષ્ટ્રનું ભવિષ્ય છે પ્રેમ અને કાળજીપૂર્વક બાળકોનો ઉછેર થવો જોઈએ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રામણિક્તા એક્તા વડીલો પ્રત્યે સન્માન અને પ્રકૃતિ સાથે સુમેળભર્યા સહઅસ્તિત્વના ભારતીય સંસ્ક્રતિના મૂલ્યો બાળકોમાં શરૂઆતથી જ રોપવા જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત જવાહરલાલ નહેરુની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પંડિત જવાહરલાલ નેહરુને દિલ્હી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એક ટ્વીટમાં તેમણે કહ્યું કે જવાહરલાલ નહેરુએ ભાઈયારો સમાનતાવાદ અને આધુનિક દ્રષ્ટિકોણના મૂલ્યો સાથે દેશનો પાયો નાંખ્યો હતો